ટી રીઆહમાંથી ધરપકડ કરાચેલા ભારતીય ખલાસીઓને છોડાવવા માટે વિદેશ મંત્રાલય દ્રારા પ્રયત્નો હાથ ધરાયા છે

પ્રધાનમંત્રીએ વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો અને સૂચનો મોકલવા જજ્ઞાવ્યું છે

જેને બફુમતીથી પસાર કરવામાં આવ્યુ હતું

જિલ્લાના રાપર ભયાઉ ભુજઅબડાસા અને લખપત એમ પાંચ તાલુકાને આ યોજનાનો લાભ મળશે

વધુ વિગત મુજબ ગઈકાલે પુર્ણ થયેલ એનસીટીની ત્રિદિવસીય બેઠકના અંતે રાજયની કેટલીક બી એડ કોલેજોની માન્યતા પરથી રોક ઉઠાવી લેવાઈ ફતી તે મુજબ કચ્છ જિલ્લાની બે બી એડ કોલેજ જેમા ભુજની એમ ડી અને આદિપુરની ગજવાણી બી એડ કોલેજને પુન ઃમાન્તા મળેલ છે આરતીબેન ભદ્દ વરસાદ હાલ કચ્છ જિલ્લો હજુ પણ અછતની પરિસ્થિતનો સામનો કરી રહેલ છે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે

દરમ્યાન રાજ્યમાં આગામી ચાર દિવસમાં અતિભારે વરસાદની તેમજ કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમોરબી તેમજ જામનગરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ ક્રારા કરાઈ છે

જિલ્લા અધિક કલેકટર ફલદીપસિંફ ઝાલાના અધ્યક્ષપદે યોજાયેલ બેઠકમાં નલીયા ખાતે આગામી સ્વાતંત્ર્ય પર્વની જંગલેશ્વર મેદાન ખાતે થનાર ઉજવણીનું સમગ્ર આયોજન અંગે સંબંધિત વિભાગના અધિકારોને કામગીરીના નિર્દેશો આપવામાં આવ્યા હતા તેમજ જિલ્લા કક્ષાની એ આન બાન શાનથી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

આ પ્રસંગે ભારતી તટરક્ષક દળ દ્રારા આયોજીત કાર્યક્રમમાં કારગીલના જવાનોને યાદ કરવામાં આવ્યા હતો